પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીની વિનમ્રતા અને સાદાઇને જીવનમાં ઉતારવાની અપીલ કરી

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશનો કૃષિ ક્ષેત્ર ખેડૂતો અને ગામડાઓ આત્મનિર્ભર ભારતના આધારસ્તંભ છે આ સંકટના સમયગાળામાં પણ આપણા દેશના ક્રષિક્ષેત્રે પોતાની તાકાત દેખાડી છે શ્રી મોદીએ ગુજરાતના બનાસકાંઠાના રામપુરા ગામના ઇસ્માઇલભાઈ વિશે વાત કરી

વાર્તાઓમાં પશુ પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી છે જેથી વિવેક અને બુદ્વિમતાની વાતો સરળતાથી સમજાવી શકાય

તેમણે આઝાદી સમયની પ્રેરક ઘટનાઓથી નવી પેઢીને કથાઓ દ્વારા પરિચિત કરવા અનુરોધ કર્યો મહાન સ્વાતંત્ર્ય વીર ભગતસિંહને નમન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે શહીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે વિદ્વાન અને ચિંતક પણ હતા

પૂજય બાપુના વિયાર અને આદર્શઓ આજે પહેલાંથી પણ વધારે પ્રાસંગિક છે જયારે શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે

આ ઉદવહન સિંચાઈ યોજના ઉમરપાડા ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમજ બારમાસી સિંયાઈ સુવિધા તેમને મળતી થવાથી હવે ખેતી દ્વારા આર્થિક સમુદ્ધિની નવી દિશા આ વનબંધુ ધરતીપુત્રોને મળતી થશે

ઉપરાંત તાપી કરજણ ઉદવહન સિંચાઇ યોજના અન્વયે ચાર પમ્પિંગ સ્ટેશન્સ બનાવામાં આવશે

આજે સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીના કાંઠે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ અને ચાર લેનના રસ્તાનું ઇ લોકાર્પણ તેમજ શહેરમાં બનનારા નવા સીમેન્ટના માર્ગોના કામનું ઇ ખાતમૂર્ઠત કર્યા પછી પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી રૂપાણીએ મૂજબ જણાવ્યું હતું

અમદાવાદ સુરત અને વડોદરાની જેમ હવે રાજકોટમાં પણ શહેરમાં દાખલ થવાના તમામ નાકા પર લોકોના આરોગ્યની તપાસ માટે કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે શહેરના માધાપર ચોકડી ગ્રીનલેન્ઠ ચોકડી આજીડેમ ચોકડી સહિતના પ્રવેશ માર્ગો પર અન્ય ગામો શહેરમાંથી આવતાં લોકો વાહનો રોકીને પહેલાં થર્મલગનથી અને શંકાસ્પદ લોકોની એન્ટીજન કીટથી તપાસ કરાઇ રહી છે

દિવાળીનો ઉત્સવ એ વાતનું પ્રતિક છે કે આપણે સારા કામ કર્યા છે

કોરોનાની મહામારી વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના યુસ્ત પાલન સાથે આ પરીક્ષા નિર્ધારિત કેન્દ્રો પરથી લેવાશે આવતીકાલથી આગામી છ ઓક્ટોબર સુધી જુદા જુદા દિવસે જુદા જુદા વિષયની વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પુરક પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે પરીક્ષા ખંડમાં બેઠક ક્ષમતા કરતાં અર્ધા વિદ્યાર્થીઓને જ બેસાડાશે

ત્યારબાદ સેનિટાઇઝર વડે હાથ સેનિટાઇઝ કરીને જ પ્રવેશ અપાશે પરીક્ષા માટેના તમામ રૂમો પણ પૂરેપૂરા સેનિટાઇઝ કરાયા છે

ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેનું ઉદ્વાટન કર્યુ ચાર દિવસના પ્રદર્શનમાં ઇશાન ભારતનાં ક્રદરતી પર્યટન સ્થળો સંસ્કૃતિ સમૃધ્ધ વારસો અને ધંધા વ્યવસાયની જાણકારી પ્રદર્શિત કરાઇ છે